જી વણઝારા અને એન

અમીનને કેસમાંથી મુક્ત કર્યા

હોટલ તથા સિનેમાગૃહ સાથોસાથ દવાખાનાને પણ તેમાં આવરી લેવાયા છે ચોવીસ કલાક કામધંધો ચાલુ રાખવાની પરવાનગીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તાર ઉપરાંત રાષ્ટ્રીય ધોરીમાર્ગ રેલ્વે સ્ટેશન બસ સ્ટેશન તથા પેટ્રોલપંપનો પણ સમાવેશ થાય છે

પરંતુ કર્મચારીઓ પાસેથી નિયત કલાક જ કામ લઇ શકાશે અને તેમને સાપ્તાહિક રજા પણ આપવાની રહેશે

પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ આપેલા કોલ પ્રમાણે તમામ જિલ્લા મથક ઉપર ફટાકડા ફોડવા સાથે આતશબાજીના કાર્યક્રમ આજે ગોઠવાયા છે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા લેવાયેલો આ નિર્ણય પ્રધાનમંત્રી મોદીની આતંકવાદ સામેની લડાઇને મહોર મારવા સમાન છે આ નિમિત્તે રાજકોટ ખાતે ભાજપ આગેવાન ધનસુખ ભંડેરીના નેતૃત્વમાં આતશબાજીનો કાર્યક્રમ યોજાઇ ગયો તો પાટણમાં બગવાડા દરવાજે યોજાયેલા કાર્યક્રમાં બહોળી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા જામનગર ખાતે શહેર ભાજપ દ્વારા કરાયેલી ઉજવણીમાં યુવાનોએ મોટી સંખ્યામાં હાજર રહી દેશભક્તિના સુત્રોચ્ચાર કર્યા હતા

ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘે પાકિસ્તાન ખાતેના જૈશ એ મહંમદ સંગઠનના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે

ભાજપના ધારાસભ્ય પુર્ણેશ મોદી દ્વારા મોઢવણીક સમાજના આગેવાન તરીકે આ ખાનગી ફરિયાદ દાખલ કરવામાં આવી છે

બી

ની ખાસ અદાલતે ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આરોપી એવા ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓ ડી જી

અમીનને ડિસ્ચાર્જ અર્થાંત કેસમાં તેમની સામેની કાર્યવાહીમાંથી મુક્ત કર્યા છે

બી

ની ખાસ અદાલતના ન્યાયાધીશ જે

પંડ્યાએ તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે તેમની સામે કાર્યવાહીને મંજુરી આપી નથી આ સંદર્ભમાં બંને આરોપીઓએ કેસમાંથી મુક્ત આપવા કરેલી અરજી માન્ય રાખવામાં આવે છે

ની ટુકડી દ્વારા ઝબ્બે કરાયો હતો સ્થાનિક પોલીસને હવાલે કરતા અગાઉ આ ઘુસણખોરની સંયુક્ત પૂછપરછ વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા હાથ ધરાશે દરમ્યાન આ ઘટનાને પગલે સરહદે પેટ્રોલિંગ વધુ સઘન બનાવાયું હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે

પી એફ પસંદ કર્યુ હોવા છતાં પેન્શન મળી શકે તેવો ચુકાદો આજે ગુજરાત વડી અદાલતે આપ્યો છે કોન્ટ્રીબ્યુટરી પ્રોવિડન્ટ ફંડ જેવો વિકલ્પ નોકરી દરમ્યાન પસંદ કરનાર કર્મચારીને પેન્શન નહિં આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય રદબાતલ કરાયો છે અલબત વડી અદાલતે હુકમમાં ચોખવાટ કરી છે

પી

આઠ સપ્તાહમાં પેન્શનનો તફાવત નિવૃત્ત કર્મચારીઓને ચુકવી આપવાનો હુકમ વડી અદાલતે કર્યો છે

બી એસ

આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓ કરતાં સારો દેખાવ કર્યો છે

બી એસ ઇ

ફાનીના કારણે દોઢ મીટર જેટલી ઉંચાઇવાળી લહેરો દરિયામાં ઉછળશે જેના કારણે ઓડીશાના દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સંભાવના છે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ આજે ચક્રવાત વાવાઝોડું ફાની નો સામનો કરવાની તેયારની સમીક્ષા માટે એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી આ બેઠકમાં ગૃહસચિવ હવામાન વિભાગના અધિકારીઓ એન

તેમજ પ્રધાનમંત્રી કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં પ્રધાનમંત્રીએ ફાની વાવાઝોડાથી સંબંધિત વિવિધ સાવચેતીના પગલાઓ અને તૈયારી સમીક્ષા કરી હતી પ્રધાનમંત્રી એ સંભવિત સ્થિતિની સમીક્ષા કર્યા બાદ કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓને સંબંધિત રાજ્યો સાથે સંકલન સાધવા તેમજ રાહત કામગીરીમાં ખાસ પગલા લેવા નિર્દેશ કર્યો હતો

રેલ્વેએ જણાવ્યું છે કે મુસાફરીના દિવસથી ત્રણ દિવસની અંદર જો કોઇ વ્યક્તિ રદ થયેલી અથવા વૈકલ્પિક માર્ગે જનારી ટ્રેનની ટિકીટ કેન્સલ કરાવશે

સત્તાવાળાઓએ બધા જ વિભાગોના રેલ્વે સ્ટેશન ઉપર રદ કરાયેલી અથવા વૈકલ્પિક માર્ગે ચલાવાતી ટ્રેન બાબતે સમયાંતરે જાહેરાત કરવાની સૂચના આપી છે

જેલમાંથી છુટી આવેલા ખારવાઓનું પરિવાર સાથેનું મિલન એટલું લાગણીસભર હતું ત્યાં હાજર સોની આંખ ભીની થઇ ગઇ હતી માછીમારોનો કબજો સંભાળવા માટે ગુજરાત ફિશરીઝની ટુકડી વાઘા સરહદે ગઇ હતી અને સોને વેરાવળ લઇ આવી હતી પાકિસ્તાનથી પાછા આવેલા તમામ માછીમારની પૂછપરછ તથા તપાસની વિધિ સુરક્ષા એજન્સી દ્વારા કરાઇ હતી

આ સેવા અંતર્ગત કોઇ ખેડૂત પોતાના બિમાર પશુ માટે મદદનો ફોન કરે તો વેટરનરી ડોક્ટરની ટીમ તેના ગામડે પહોંચી પશુની સારવાર કરે છે સોમનાથ મંદિર ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે કે નમુનેદાર ગૌશાળા ચલાવતું ટ્રસ્ટ તેની સેવાનો લાભ હવે ગામડે ગામડે પહોંચાડવા માંગ છે

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીનો કાફલો લગ્નવિધિ શરૂ થાય તે પહેલા ગાઢવી ગામે પહોંચી ગયો હતો અને બંને પક્ષના માતાપિતા પાસેથી વરવધુની ઉંમરના પુરાવા માંગ્યા હતા જેમાં બંને સગીર પુરવાર થયા હતા બાળલગ્ન કરવા તે ફોજદારી ગ્રુનો બને છે તેવી સમજણ બંને પક્ષના વડીલ તથા ગ્રામજનોને અપાતા સૌ લગ્ન મોકુફ રાખવા સંમત થયા હતા

જન સુનાવણી સંભાળી રહેલા નાયબ સચિવ વેભવ રીખારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશ પટેલ સહિતના આગેવાન જોડાયા છે

ઉકાઇ વર્તુળના કાર્યપાલક ઇજનેર પી જી

ખેડૂતોને અપાતું સિંચાઇનું પાણી ઘટાડવું પડશે તેવી સલાહ જળાશય સંભાળતા ઇજનેર આપી રહ્યા છે

તેમાં છેલ્લા બે ચોમાસા નબળા રહેલા ઉકાઇ જળાશયનું તળિયું દેખાઇ ગયું છે